ભુજ અબડાસા નખત્રાણા તેમજ પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટાં થયાના સમાચારો મળ્યા છે ભુજનાં પાવરપટ્ટી તરીકે જાણીતા વિસ્તાર ઝુરા ખાતે અને આસપાસ ઝાપટા થયા છે અબડાસા તાલુકા નલિયા કોઠારા વાકું પરજાઉ નખત્રાણા તાલુકામાંનખત્રાણાખોભડીમોટી વિરાણી લખપત તાલુકામાં માતાના મઢ દોલતપરદયાપરઘડ઼લી વગેરે વિસ્તારોમાંમાંથી વરસાદી ઝાપટા થયાના સમાયારો મળી રહ્યા છે તદ્દ ઉપરાંત હાલમાં ભુજ ઉપરાંત આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભુજ તાલુકાનાં ચપરેડી અટલનગરથી સમાચાર મિત્ર સુરેશ ગાગલનાં જણાવ્યા અનુસાર સાંજે પ વાગ્યા થી વરસાદ ચાલુ જ છે અને રસ્તા પર પાણી વહી નીકબ્યા છે આરતી ભદ્દ આપણી સરહદ ઓળખો કાર્યક્રમ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત આપણી સરહદોને ઓળખો પ્રવાસ કાર્યક્રમો ગઈકાલે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો

આમ કરછ જીલ્લાની સરહદો ઓળખવા આવેલા યુવાનોને કરછીયતનો અને તેની કલાસંસ્કૃતિકનો પરિચય યુવાનોને જીવનમાં ખુબ કામ લાગશે આ પ્રસંગે સાસંદ સભ્ય વિનોદ યાવડા અને ધારાસભ્ય નીમાબેન આચાર્ય પ્રસંગોચિત વક્તવ્યો આવ્યા હતા

આરતીભદ્દ કન્ટ આઉટરીય પોગ્રામ દેશના છાત્રો સુધી પહોંચવાના ભારતીય સેનાનાં અભિયાન અંતર્ગત ભુજની આર્મી પબ્લિક સ્કુલમાં સ્ટુડન્ટ આઉટરીય પ્રોગ્રામ યોજાયો હતો

કાર્યક્રમ અંતર્ગત ભારતીય સેનામાં જોડાવા માટે માર્ગદર્શન આપવા સાથે તેમને પ્રોત્સાહન અપાયા હતા

નાગરાજનનાં હસ્તે લીડર તરીકે નિમણુક આપવામાં આવી છે વોર્ડન સેવા અંતર્ગત સામાન્ય રીતે પ્રજા અને સતાતંત્ર વચ્ચે સંપર્ક કડી પૂરી પાડવા સ્થાનિક સ્થળોની સંગીન જાણકારી માટે વોર્ડન સેવાની નિમણક થાય છે એમ પી આઈ તાલીમ અધિકારી નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા યાદીમાં જણાવ્યું છે

તાલીમમાં નાગરિક સંરક્ષણની રચના વોર્ડનની ફરજો તેમજ યુધ્ધ કે કુદરતી માનવસર્જીત આપત્તિમાંનાગરિકની ફરજો ફાયર અને રેસ્કયુ ફસ્ટએઈડની પ્રાથમિક જાણકારી આ કેમ્પમાં આપવામાં આવશે તાલીમ બાદલેખિત પરીક્ષા લેવાશે

નાગરિક સંરક્ષણની તાલીમ મેળવવા ઈચ્છતાનાગરિકોએ નાગરિક સંરક્ષણ કચેરી ભુજ ખાતે નામની નોંધણી કરાવવા હરેશ ઠાકર પી

તાલીમઅધિકારી નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા અનુરોધ કરાયો છે